પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે

મુખ્યમંત્રી રાજ્ય સરકારના પાણી પુરવઠા વિભાગના વરિષ્ઠ ઇજનેરોની ત્રિ દિવસીય ચિંતન શિબિરના સમાપન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા

તેમણે વધુમાં કહ્યું કે એકવાર ઉપયોગમાં લેવાયેલ પાણીને શાદ્ધ કરીને તેનો ફરીથી ઉપયોગ કરવાની વ્યવસ્થા ગોઠવવાની તાતી જરૂર છે

મુખ્યમંત્રીએ ભાર પૂર્વક જણાવ્યું કે છેવાડાના માનવીને પણ પાણીની સરળ ઉપલબ્ધિના આયોજન નાણાંના અભાવે અટકવા નહીં દેવાય આ પ્રસંગે પાણી પૂરવઠા મંત્રી કુંવરજી બાવળીયા અને નર્મદા જળ સંપત્તિ સલાહકાર બી એન નવલાવાલા અગ્ર સચિવ જે

ગુપ્તા ઉપસ્થિત રહ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે વારાણસીમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રવ્યાપી સભ્યપદ નોંધણી અભિયાનનો પ્રારંભ કરાવ્યો શ્રી મોદીએ દીન દયાળ ઉપાધ્યાય વેપાર સુવિધા કેન્દ્રમાં પાંચ લોકોને સભ્યપદ આપીને આ અભિયાનો પ્રારંભ કરાવ્યો હતો

ભાજપા સભ્યપદ નોંધણી અભિયાનનો શુભારંભ વારાણસીમાં જનસંઘના સ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મજયંતી પ્રસંગે થયો છે

શ્રી વાઘાણીએ પક્ષ અને સંગઠનને મજબુત બનાવવામાં કાર્યકર્તાઓએ કરેલી અને કરવાની કામગીરીની માહિતી આપી હતી તથા પક્ષની વિચારધારા અને સરકારની લોકકલ્યાણ લક્ષી યોજનાઓની માહિતી ઘેર ઘેર પહોંચાડવા અનુરોધ કર્યો હતો

આ માટે ભારતીય જનતા પક્ષના અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે મુખ્ય હરીફાઇ છે

દ્વારા યોજાનારી આ ચૂટણી શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે રાજ્ય ચૂંટણીપંચ દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજી બાવળીયાના અધ્યક્ષસ્થાને ગઇકાલે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી

પ્રભારી મંત્રી કુંવરજી બાવળીયાએ આ બેઠકમાં ઉપસ્થિત અધિકારી પદાધિકારીશ્રીઓને ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણી આરોગ્ય શિક્ષણ અને ગટર જેવા સ્થાનિક અગત્યતા ધરાવતા કામોને અગ્રિમતા આપવા જણાવ્યું હતુ

રાજ્યમાં વરસી રહેલા મધ્યમથી ભારે વરસાદના પરિણામે નદીઓ અને બંધોમાં નવા નીરની આવક શરૂ થઇ છે

આ વરસાદી વાતાવરણમાં આજે પણ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દાદારનગરમાં અનેક સ્થળોએ જયારે ભાવનગર અમરેલી ગીર સોમનાથ બોટાદ અને કચ્છ જિલ્લામાં છૂટા છવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થવાની કે ગાજવીજ સાથે ઝાપટાં પડવાની શકયતા છે આ ઉપરાંત આવતીકાલથી ગુરૂવાર દરમિયાન દાહોદ પંચમહાલ છોટાઉદેપુર વડોદરા સુરત નવસારી વલસાડ નર્મદા તાપી ડાંગ ભાવનગર ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાઓમાં છૂટાછવાયો હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની આગાહી પણ કરવામાં આવી છે

ડાંગ જિલ્લાની સરિતા ગાયકવાડે યુરોપના પોલેન્ડ ખાતે રમાઇ રહેલી એથ્લેટિક ચેમ્પિયનશીપમાં સુવર્ણચંદ્રક જીતીને ગુજરાત સહિત દેશનું નામ રોશન કર્યું છે

આ સાથે સરીતા ગાયકવાડે પોતાની કારકીર્દિમાં આ બીજો આંતરરાષ્ટ્રીય સુવર્ણ ચંદ્રક મેળવ્યો છે

અમારા રાજકોટ જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે આ બંને યુનિટમાં જૂના ટાયરોને એકત્ર કરી તેના પર પ્રક્રિયા કરી ઇંધણ કાઢવાણી કામગીરી કરવામાં આવતી હતી અને બાદમાં વધેલો કચરાનો નિકાલ ત્યાં જ કરી દેવામાં આવતો હતો જેથી આસપાસના ગામના કેટલાંક કૂવામાં પાણી કાળું આવતું હોવાની ફરિયાદ ઉઠી હતી દરમિયાન આ બંને યુનિટો કોઇ પરવાના લીધા વિના ચાલતા હતા જે ફરિયાદ મળ્યા બાદ રાજકોટ ગ્રામ્ય પ્રાંત અધિકારીએ તપાસ કરવા ઘટના સ્થળે પહોંચ્યા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી જો કે તપાસ પૂર્વે જ બંને એકમોના માલિકો નાસી ગયા હતા આ એકમોના માલિકો સામે એન્વાયરમેન્ટ પ્રોટકેશન એકટ વોટર પોલ્યૂશન એક્ટની જોગવાઇ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ક્રિકેટ વિશ્વકપમાં છેલ્લી લીગ મેચમાં શ્રીલંકા સામેના ભારતના શાનદાર વિજયમાં ગુજરાતના જસપ્રીત બુમરાહ રવિન્દ્ર જાડેજા અને હાર્દિક પંડયાએ નોંધપાત્ર દેખાવ કર્યો છે

આ મેચમાં ભારત વતી રોહિત શર્માએ એક જ વિશ્વકપમાં પાંચ સદી કરીને નવો વિક્રમ સ્થાપ્યો છે જયારે લોકેશ રાહુલે પણ સદી નોંધાવતા એક જ મેચમાં બંને ઓપનરોએ સદી નોંધાવી હોય તેવો અનોખો વિક્રમ સ્થપાયો હતો